લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આવતીકાલે પ્રસ્તુ કરશે આશુ તોષ અંતાણી રાજય પોષણ અભિયાનનો પ્રારંભ રાજ્યમાં ગઈકાલથી ત્રિદિવસીય પોષણ અભિયાનનો પ્રારંભ થયો છે

જી ઓ પાલક વાલી બનીને ઉપાડે અને એક પાલક એક બાળકના ઉમદા ભાવ સાથે બાળકોની સાર સંભાળ કરે તેવુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે ગઈકાલે તમામ જિલ્લા મથકો પર પોષણ અભિયાન નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આશુ તોષ અંતાણી રાજય કોરોના વાયરસ આરોગ્ય કમિશ્નર રાજ્યના આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવાહરેએ જણાવ્યુ છે કે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય સત્તર દેશોમાં જોવા મળ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી નાગરિકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી તમામ પ્રકારની આરોગ્ય સવલતો પુરી પાડવા રાજયનું આરોગ્યતંત્ર સુ સજ્જ છે આશુ તોષ અંતાણી કચ્છ કોરોનો વાયરસ શિપિંગ ઉધોગ ચીનથી ફેલાયેલા નોવેલ કોરોના વાયરસની અસર કચ્છ જિલ્લાના શિપિંગ ઉધોગ પર પડી હોવાનું જાણવા મળે છે આ અંગે સુ ત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુ સાર દેશના મહાબંદરીમાં અગ્રસ્થ એવા કચ્છના બે બંદરો પરથી થતી આયતનિકાસ નોવેલ કોરોના વાયરસના લીધે પ્રભાવિત થઈ છે

ચીફ જસ્ટીસ વિકમનાથ અને એ

શાસ્ત્રીની ખંડપીઠે યુકાદો આપતા જણાવ્યુ જ્ઞુ કે હેલ્મેટ પહેરવી ફરજીયાત છે વડી અદાલતે પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હેલ્મેટ ફરજીયાત કરી છે આશુ તોષ અંતાણી કચ્છ બાયસેગ પ્રાકૃતિક ખેતી રાજ્યમાં સુભાષ પાલકર પ્રાકૃતિક ખેતી માટે યાલી રહેલી યળવળને વેગ આપવા પ્રાકૃતિક ખેતી તાલીમ લીઘેલા ખેડુતોને પ્રોત્સાહિત કરવા અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સગમ્ર રાજ્યમાં આજે સવારના સાડા દસ થી સાડા બાર વાગ્યા દરમિયાન બાયસેગના માધ્યમથી તમામ ઈ ગ્રામ સેન્ટરપ્રાથમિક શાળા ખાતે રાજયપાલ દેવવ્રતજી વંદે ગુજરતા ચેનલ મારફતે જીવંત સંબોધન કરશે આ કાર્યક્રમનો તમામ ખેડુતોને મહત્તમ લાભ લેવા મેળવવો અને પ્રાકૃતિક ખેતી વિશે જાગૃ તતા વધારવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા કચ્છની એક યાદીમાં જણાવાયુ છે

રાજયના શીતમથક એવા સરહદી અબડાસા તાલુકાના મુખ્યમથક નલિયા ખાતે નીયુ તાપમાનપ

મેય ભારતીય સમય અનુ સાર બપોરના સાડા બાર વાગ્યે શરૂ થશે ભારત આ શ્રેણીમાં ત્રણ વિરૂધ્ધ શુન્યની અજેય સરસાઈ ધરાવે છે